કચ્છ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે ભુજ તાલુકાનું કુનરિયા ગામ મારૂ ગામ કોરોના મુક્ત ગામ સુત્રને સાર્થક કરવા કટિબધ્ધ છે

મેહુલસિંહ ઝાલાએ આ મુજબ જણાવ્યું હતું

છેલ્લા દોઢ વરસથી સમાજના પ્રમુખ દવારા પહલા થેમેસેમીયા માટેના બ્લડ ટેસ્ટ પછી જ સગપણની નવી પથા શરૂ કરવામાં આવતા સમાજસ્તરે ખૂબ જાગ્રાંત આવી હોવાથી સીંધી ભાનુશાલો સમાજને પણ થેલસેમીયા માટે કામગીરી કરવાની પ્રેરણા આપી છે

અને છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદની એસ વી પી હોસ્પટીલમાં કોરોનાની સારવાર હેઠળ હતાં શ્રી આધ્યાત્મનંદજી દિવ્યજીવન સાંસ્કૃત્તિક સમિતિનાં અધ્યક્ષ હતાં

તેઓ રાજવી પરિવાર સ્વગસ્થ મેઘરાજજી સાહેબના કુવરી હતા અને રાજસ્થાન ડોકન સ્ટેટના રાણી હતા તેમના નિધનથી રાજવી પરિવારજનો અને કચ્છીજનોમાં ઘરા શોકની લાગણી છવાઈ છે

ત્યારે ઠેર ઠેર કોરોના દર્દીઓને ઑકિસજ નની જરૂરીયાત ઉભી થઈ રહી છ

આરતી ભટ હવામાન કચ્છમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અન કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાદી ઝાપટાં સાથે ચોમાસા જેવો માહોલ છવાયો છે આજે બપોર બાદ ભુજ સુખપર માનકુવા નખત્રાણા મંજલ સહિતના વિસ્તારોમાં હળવાથી ભાર વરસાદ વરસ્યો હતો લગાતાર થતા કમોસમી વરસાદથી ખેડૂત અને માલધારી વર્ગ ની ચિંતામાં વધારો થયો છે